તેમણે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાની સાથે મુલાકાત કરી હતી

નિષ્ણાતોનું માનવું છે કે પ્રધાનમંત્રીના સંબોધનમાં ગરીબી નિવારણ વાજબી દરે આરોગ્ય સંભાળ આતંકવાદનો સામનો કરવા લેવાયેલા પગલાં અને આબોહવામાં પરિવર્તન જેવી બાબતો કેન્દ્રમાં રહે તેવી સંભાવના છે ભારત વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા ભજવા સજ્જ થઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સંબોધન કરવાના છે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને આશા વ્યક્ત કરી છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાની કાર્યવાહીનું પરિણામ અભુતપૂર્વ અને નક્કર હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાની સાથે ગઈકાલે ન્યુયોર્કમાં મંત્રણા કરી છે બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી અખાતી વિસ્તારમાં શાંતિ સલામતી અને સ્થિરતા જળવાઈ રહે તે હેતુથી રાજદ્વારી અને વિશ્વાસ વધારવાના પ્રયાસો તેમજ મંત્રણાને ભારત ટોચની અગ્રતા આપે છે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશક્રમારે જણાવ્યું છે કે બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર વધારવા અંગે તથા પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી

તેમણે ચાબહાર બંદરને ઝડપથી કાર્યરત કરવા અંગે ચર્ચા કરી હતી

ન્યુયોર્કમાં બ્રિક્સના વિદેશમંત્રીઓની યોજાયેલી બેઠકમાં આવો વિયાર રજુ થયો હતો બ્રિક્સ સંગઠનની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે બધા જ મંત્રીઓએ બધા જ સ્વરૂપના આતંકવાદને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને આતંકવાદનો અસરકારક સામનો કરવા સર્વગ્રાહી અભિગમ જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો છે મંત્રીઓએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘના નેતૃત્વ હેઠળ આતંકવાદનો સાથે મળીને સામનો કરવાની જરૂર દર્શાવી છે આ આગેવાનોએ પ્રાદેશિક અને વૈશ્વિકસ્તરના મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝીલ અને જાપાન સહિત ઘણાં દેશોના વિદેશમંત્રીઓ સાથે ગઈકાલે ન્યુયોર્કમાં દ્વિપક્ષીય મંત્રણા કરી છે તેમમે બ્રાઝીલના વિદેશમંત્રી અર્નેસ્ટો અરૂજો સીયેરા લોનના વિદેશમંત્રી નબીલા ટ્યુનીસ યુગાંડાના પ્રધાનમંત્રી સહાકાના રૂગુંડા અને લાત્વીયાના વિદેશમંત્રી એડગર્સ રીનકેવીસ સાથેની તસવીરો ટ્વિટ કરી છે ભારત અને યુંગાડા વચ્ચેનો સહકાર વિકાસશીલ દેશો વચ્ચેના સહકારનું આદર્શ ઉદાહરણ છે તેમ શ્રી જયશંકરે જણાવ્યું છે શ્રી જયશંકરે જાપાનના નવા નિમાયેલા વિદેશમંત્રી તોશીમિત્સુ મોતેગી સાથે મળીને કામ કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેક્સ શીરાકના અવસાન બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે

ભારત અને ફાન્સ વચ્યે વ્યુહાત્મક ભાગીદારી સ્થાપવામાં શ્રી શીરાકે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રો ભરવાની સૂચના જાહેર થતાં ઉમેદવારીપત્ર ભરવાની આજથી શરૂઆત થઈ છે

છત્તીસગઢ ઉત્તરપ્રદેશ કેરળ અને ત્રિપુરા વિધાનસભાની પેટા યૂંટણીઓના પરિણામો આજે જાહેર કરવામાં આવશે છત્તીસગઢની દાંતેવાડા ઉત્તર પ્રદેશની હમીરપુર કેરળની પાલા અને ત્રિપુરાની બધારઘાટ બેઠકોના પરિણામ જાહેર થશે ગત સોમવારે આ બેઠકો માટેની ચૂંટણી માટે મતદાન થયું હતું

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાશ્મીરના નાગરિકો વિકાસનો નવો યુગ અનુભવશે

ભારે વરસાદના પગલે સંબંધિત વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે મુખ્યમંત્રી નીતીશક્રમારે આપત્તિ વ્યવસ્થાપન વિભાગને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાની સૂચના આપી છે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકારે લોકોને ખાસ કરીને ખેડૂતોને ખુલ્લી જગ્યામાં શક્ય હોય તો ન જવાની સૂચના આપી છે દરમિયાન ગંગા બાગમતી સોન અને ગંડક નદીઓ ભય જનક સપાટી વટાવીને વહી રહી છે

બેન્કે આ વાતને ભ્રામક અને ખોટી હોવાનું જણાવ્યું છે બેન્કે ઓફ બાંગ્લાદેશે જણાવ્યું છે કે આ પ્રકારના સમાચાર લોકોમાં ભય અને ભ્રમ પેદા તા

બેન્કે બધા પ્રકારના મીડિયાને આ પ્રકારની ખબર નહીં ફેલાવવાની અપીલ કરી છે

આ ટીબ્યુનલો રાજ્યનાં જીલ્લાઓમાં ખોલવામાં આવશે

ત્યારથી સર્વોચ્ય અદાલત આ સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખી રહી છે